આ મુલાકાતનો ઉદ્દેશ્ય લોકોએ ફરીથી તેમના ઉપર મૂકેલા વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરવા અને મંદિરમાં પ્રાર્થના કરવાનો હતો વિરલ રાણા રેયાઈ સેન્ટ કરછ અને ખંભાતનાં ખાડી વિસ્તારમાં લાગાવાવમાં આવી રફેલી કોસટલ સ્ટેટિક સેંટરથી બંદરો અને દરિયાઈ વિસ્તાર પર નજર રાખવાથી ક્ષમતામાં વધારો થશે ભારતીય તટરક્ષક દળનાં મફા નિયામક રાજેન્દ્ર સિંઘે આ જાણકારી આપી હતી ફતી તેમણે કહ્યું કે ફાલે કરછ સફીત નાં વિસ્તારોમાં કોસટલ સ્ટેટિક સેંટર સ્થાપિત કરવાની પક્રિયા બીજા તબ્બકામાં છે તે પૂરી તથા કરછ અને ખાડી વિસ્તાર માં જફાજોના ટ્રાફિક વ્યવસ્થાપન ક્ષમતા વધારી શકાશે તેમણે સાગર વિસ્તાર માં નશીલા પ્રદાથો ને પકડી પાડવાની કામગીરી માટે જવાનોને બિરદાવ્યા હતા

સુત્રોમાંથી મળતી જાણકારી અનુસાર જુદી જુદી ટીમો બનાવી જાહેર અને ખાનગી મિલકતો ની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી

આ તપાસ દરમ્યાન શિક્ષણ વિભાગ ઉપરાંત આરોગ્ય વિભાગ ની ટીમો પણ કાર્યરત રફી છે

રાજ્યમાં ફવે શેડ પ્રકારના બાંધકામો દૂર કરવા અને તોડી નાખવાની કામગીરી પણ આગામી દિવસોમાં ફાથ ધરવામાં આવશે કોમર્શિયલ કોમ્પલેક્ષ કે ઇમારતોમાં શેડ પ્રકારના બાંધકામોમાં જ્વલનશીલ મટિરીયલ અને પદાર્થ વપરાતાં જીઇ તેનાથી આગ વધુ પ્રસરતી જીઇ સુરક્ષાના કારણોસર જવે રાજ્ય સરકારે આ બફ મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે શેડ પ્રકારના બાંધકામ અને વ્યવસ્થા પર પ્રતિબંધ ફરમાવતાં હવે કોઇ પણ કોમર્શિયલ કોમ્પલેક્ષ ઇમારત કે બિલ્ડિંગમાં ટેરેસ પર કે કોઇ પણ પ્રકારના શેડ જેવા બાંધકામ કે માળખા ઊભા કરી શકાશે નફીં

પ્રધાનમંત્રી ની મુલાકાત નાં સમાચાર ની લીધે આજે સમાચાર દર્પણ નો સાપ્તાહિક અંક આજે રાત્રે સવા આઠ વાગે પ્રસારિત થશે

ભુજમાં ટાઉનહોલ ખાતે આવેલી નહેરુજી ની પ્રતિમા ને ભુજ નગરપાલિકા અનેઅન્ય સંસ્થા દ્વારા હારારોપણ કરી અંજલી અપાઈ હતી નહેરુ નાં દેશ પ્રત્યે નાં પ્રદાન યાદ કરવામાં આવ્યું હત્તું

વિરલ રાણા હવામાન ખાતાએ આગાહી કરી છે કે અમદાવાદ સહિત રાજયમાં ગરમીનો પ્રકોપ આવતા ચાર પાંચ દિવસમાં વધશે

અરબી સમુદ્રમાં ગુજરાતની ઉત્તરે ભારે પવન ફ્રંકાય તેવી શકયતા હોવાથી તે દિશામાં દરિયો નહિં ખેડવાની ચેતવણી માછીમારોને આપવામાં આવી છે પરંતુ ગુજરાતની દક્ષિણ દરિયો ખેડવા જઇ શકાશે તેમ હવામાન ખાતાએ કહ્યું છે